ન્યુ કોરોના ટ્યૂન પ્રધાનમંત્રી ઢાકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ સાથે ભારતની લાંબા સમયની ભાગીદારીને પડોશી પહેલો નીતિનો મહત્વપૂર્ણ આધાર ગણાવ્યો છે આજે ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે

બાંગ્લાદેશની બે દિવસની સત્તાવાર મુલાકાતે ઢાકાનાં હઝરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચ્યા બાદ શ્રી મોદી રાષ્ટ્રીય શહિદ સ્મારક પહોંચ્યા હતા વિમાન મથકે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતના રાષ્ટ્ર ગીતની ધૂન વગાડવામાં આવી

મોટર વાહન નિયમ અનુસાર વાહન પરમિટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને નોંધણીની મુદત પૂરી થઇ હોય તેમને કોવીડના કારણોસર મુદત લંબાવી આપવામાં આવી છે કોવીડ નવા કેસ વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલા નવા કેસોમાં વિસ્ફોટથી દેશમાં સક્રિય કેસલોડ સતત વધી રહ્યો છે

તેમાં પાંચ રાજ્યો મહારાષ્ટ્ર પંજાબ કર્ણાટક છત્તીસગઢ અને ગુજરાતમાં દરરોજ નવા કેસોમાં વધારો થયો છે

એસસી ઇલેક્ટ્રોરલ બોન્ડ્સ સર્વોચ્ય અદાલતે યૂંટણી બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ માંગતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંગઠનની અરજી ફગાવી દીધી છે

મુખ્ય ન્યાયાધીશ એસ

બોબડેના અધ્યક્ષપદે ત્રણ જજની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી સર્વોચ્ય અદાલતે કહ્યું કે ચૂંટણી બોન્ડ અગાઉ પણ ઘણી વખત બહાર પાડવામાં આવ્યા છે અને યૂંટણીમાં તેની વિપરીત અસરના કોઈ પુરાવા નથી સુપ્રીમ કોર્ટે ઉમેર્ટ્યું કે આ કેસમાં કોઈ વયગાળાના આદેશની આવશ્યકતા નથી અગાઉ વચગાળાના આદેશોમાં રાજકીય પક્ષોને સીલબંધ કવરમાં યૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા દાનની વિગતો પંચને સુપરત કરવાની સૂયના આપી છે

ચૂંટણીઓ પાંચમા તબક્કા પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની યૂંટણીના યોથા તબક્કાનું યુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જયારે પાંચમા તબક્કા માટેની ચુંટણી પ્રક્રિયા યાલી રહી છે આ ઉપરાંત લોકસભાની બે બેઠક આંધ્રપ્રદેશની તિરૂપતિ અને કર્ણાટકના બેળગાવ તથા અગિયાર રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે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

આ જ ઇવેન્ટમાં ઐશ્વરી પ્રતાપસિંહ તોમર અને સુનિધિ ચૌહાણની ભારતીય જોડીએ કાંસ્યપદક મેળવ્યો હતો

ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી

હુજ઼જ઼ ર હાટ લધુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું છે કે હ્ન્નર હાટ દેશની સ્વદેશી કલાત્મકતા અને હસ્તકલા માટે એક ઉત્તમ લોકપ્રિય અને ગૌરવપૂર્ણ મંચ છે